ઉપરાંત ગુંડાગીરી ડામવા માટે અલાયદો કાયદો લાવવા માટેનો પ્રસ્તાવ પણ આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રજૂ કરવાના છે હાલ આ કાયદો વાત હુકમ સ્વરૂપે લાવી લાગુ કરવાની વાત છે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલ ની આગેવાની માં યોજાનાર આ બેઠક માં ધારાસભાની પ્રત્યેક બેઠકનું યૂંટણી ચિત્ર કેવું છે તેની સમિક્ષા થશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયા આ બેઠકમાં હાજર હશે

કચ્છ જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ

દ્વિવેદીએ જણાવ્યું છે કે જળ સંગ્રહ ની સ્થિતિ એટલી સંતોષકારક છે કે પીવાના પાણીનો પ્રશ્ન તો કચ્છ માં ઉકેલાઈ જ ગયો છે તો સિંચાઇ અને પશુપાલન માટે પૂરતું પાણી આખું વર્ષ મળી રહેશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે પૂર્વ કચ્છ માં ભયાઉ થી એકલ ના રન તરફ ના વિસ્તાર માં પણ ભારે અવાજ સાથે ભૂકંપ આવતા લોકો ગભરાઈ ને ઘર માથી બહાર નીકળી ગયા હતા વરસાદ ડેમ છલકાયાં ગુજરાત માટે ભારે વરસાદનો સંજોગ હાલ પૂરો થયો છે અને મોટાભાગ ના વિસ્તાર માં ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હવામાન ખાતાએ પણ કહ્યું છે કે હવે વરસાદનું જોર ઘટશે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં અતિ વૃષ્ટિ થયા પછી બે દિવસ કોરા ગયા છે પણ આજે સવારથી વાદળ ઘેરાતા વરસાદી વાતાવરણ જામ્યું છે

રોજગારીમાં આત્મનિર્ભર બનવું હોય તેને નારિયેળની ખેતી અને વેપાર પૂરતી તક આપે છે

ઓર્ગનિક નારિચેળ ના ઉત્પાદન માટે પણ ખેડૂતો હવે અહી જાગૃત થયા છે

પોલીસ વીજ ચોરી પશ્ચિમ ગુજરાત વીજ નિગમ દ્વારા અમરેલી પોલીસ લાઇનના કવાર્ટરમા વ્યાપક પ્રમાણમા ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ

જે વાવેતર રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ કરતા વધારે છે સતત પડી રહેલા વરસાદના કારણે પાકને ફાયદો થઇ રહ્યો છે

પાકને વ્યાપક નુકસાન પણ થયું છે જોકે નદી તાળાવો અને ડેમમાં નવા નીર લહેરાઇ રહ્યા છે

ધરોઇ ડેમ ઉપરવાસમાં વરસાદના પગલે ધરોઇ ડેમમાં છેલ્લા ઘણા દિવસથી નવા પાણીની આવક થઇ રહી છે

પાણીનો આવરો યથાવત રહેશે તો ડેમમાંથી પાણી પણ છોડવામાં આવશે